યૂંટણીતંત્ર આ માટેની તૈયારી ને આખરી ઓપ આપી રહેલ છે

જેમાં પ્રમુખ ઉદ્યોગપતિઓ અને ખેડૂતોનો પણ સમાવેશ થવા પામ્યો છે ઉઝબેકિસ્તાનમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરાશે તદુપરાંત ફિક્કીના મહિલા સંગઠન દ્વારા આયોજિત બેઠકને સંબોધશે અને નિર્માણ પામેલ શારદા યુનીવર્સીટીનું ઉદ્વાટન કરશે મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાથેના ખેડૂત આગેવાનોમાં કચ્છ જીલ્લાના ભુજના બાગાયતદાર હરેશભાઈ ચંદે પણ જોડાયા છે એમ જીલ્લા બાગાયત અધિકારીની યાદીમાં માહિતી અપાઈ છે

જેમાં કચ્છમાં ભુજ શહેરનો ઓછા જોખમી શહેરમાં સમાવેશ કર્યો છે

એસ એન એલ કચેરી ખાતે હવેથી આધારકાર્ડને લગતી કોઈ પણ કામગીરી કરવામાં આવશે એમ ભારત સંચાર નિગમ લીમીટેડના જનરલ મેનેજરે જણાવ્યું હતું તદુપરાંત ભુજ લાલ ટેકરી સ્થિત ઓફીસ આધારકાર્ડને લગતી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જ્યાં નવા આધાર કાર્ડ બનાવવા તેમજ તેમાં સુધારો વધારો કરવાની કામગીરી કરવામાં આવશે તે માટે જીલ્લાના તમામ તાલુકાઓ આવરી લેવાશે આરતી ભદ્દ સંકલન સમિતિ બેઠક જીલ્લા કલેકટર એમ નગરજનના અધ્યક્ષ પદે આજે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં સામખીયાળી ટોલનાકે વાહન કતારો અને ટોલમુક્તિ સહિતના પ્રશ્નોની રજૂઆત ગાંધીધામ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી તેમજ અબડાસાના ધારાસભ્ય દ્વારા ખેડૂતોને ખેતી માટે સબ કેનાલ દ્વારા પાણી આપવાની સાથે સફાઈ અને રીપેરીંગ બાબતે રજૂઆત કરાઈ હતી તો જીલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રાપરના રસ્તા સુધારણા અને વીજપુરવઠા બાબતે રજૂઆત કરવામાં આવી હતી

તેમને વિવિધ ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી ચર્ચા વિયારણા કરી હતી

નાગરાજને જીલ્લા આરોગ્ય વિભાગને કચ્છમાં ડેન્ગ્યુના રોગયાળા સામે ત્વરિત અસરકારક પ્રતિરોધક પગલા ભરવા આદેશ કર્યો હતો તેમજ ફોગીંગ ડ્રાઈવમાં સરકારી કચેરીઓ વસાહતો પોલીસ આવાસો વગેરે તમામ સ્થળોને આવરી લઈને વિસ્તૃત કામગીરી કરવા જણાવ્યું હતું આ બેઠકમાં આરોગ્ય અધિકારી દ્વારા ડેન્ગ્યું રોગયાળા સામે હાથ ધરાયેલી કામગીરીની વિગતો અપાઈ હતી અને ડેન્ગ્યું રોકવા માટેના આવશ્યક ઉપાયો અંગે જણાવ્યું હતું આરતી ભદ્દ ક્રિકેટ ભારત અને દક્ષીણ આફ્રિકાની ટીમો વચ્ચેની પ્રવર્તમાન ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજથી રાંચી ખાતે શરુ થઇ છે ભારતે પ્રથમ દિવસે ટોસ જીતી દાવ લેવાનું પસંદ કર્યું હતું

આજે ખરાબ પ્રકાશને લીધે મેય વહેલી બંધ કરવામાં આવી હતી